સરકારે જણાવ્યું છે કે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાનારી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ રાજનાથસિંહ અને હર્ષવર્ધન ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રીએ તાજેતરમાં કોવિડની રસી બનાવનાર દેશના ત્રણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી તે પાર્શ્વભૂમિમાં આજે યોજાનારી બેઠકમાં કોવિડના રસીના વિતરણ માટેના આયોજનની પણ ચર્ચા થશે

આ સંમેલનમાં વૈશ્વિક અર્થંતંત્ર ટેકનોલોજી નવકલ્પના આરોગ્ય શિક્ષણ જેવા વિષયો ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે

એવી જ રીતે માંડવીમાં સ્થપનાર ડિસેલીનેશન એટલે કે દરીયાના ખારા પાણીને મીઠુ બનાવવા માટેના એકમથી નાગરિકો તથા ઉદ્યોગોને પાણીની સુવિધા મળશે શ્રી રૂપાણીએ કહ્યું કે હાલ દહેજમાં ઉદ્યોગની પાણીની જરૂરીયાત પૂરી કરવા ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યરત કરાયો છે

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે ખાતરી આપી હતી કે ખેડૂતોને જે મુદ્દાઓ અંગે ચિંતા છે તે તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા સરકાર ખુલ્લુ મન ધરાવે છે શ્રી તોમરે કહ્યું કે સરકાર ક્રષિ ઉપજ બજાર સમિતિ વધુ મજબુત બને અને તેની કામગીરી વધે તેવા પ્રયા કરશે એવી જ રીતે ક્રષિમંત્રીએ લધુત્તમ ટેકાના ભાવોની પ્રથા યાલુ રહેશે તેવી ખાતરી સરકાર વતી આપી હતી આ ઉપરાંત ખેડૂતોને કોઈપણ મુદ્દે ફરિયાદ કરવા સીવીલ કોર્ટમાં જવાની મંજુરીના મુદ્દે સરકાર વિચારણા કરશે ગઈકાલની બેઠકમાં ઉર્જા ક્ષેત્રની સબસિડી તથા પરાળ બાળવાના મુદ્દાઓ અંગે પણ ચર્ચા થઈ હતી કૃષિમંત્રીએ ખેડૂતોને આંદોલન પાછુ ખેંચવાની અપીલ કરી છે

અને હવાના દબાણ સ્વરૂપે તેણે તામિલનાડુનો દરિયા કિનારો ઓળંગીને જમીન ઉપર પ્રવેશ કર્યો છે બુરેવીના લીધે દક્ષિણ તામિલનાડુના છ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે અમારા ચેન્નાઈના સંવાદદાતા જણાવે છે કે તામિલનાડુ સરકારે બુરેવી જે માર્ગે આગળ વધવાનું છે તે તમામ જિલ્લાઓમાં આજે રજા જાહેર કરી છે થુથુફ્રડી વિમાનમથક આજે બંધ રાખવામાં આવ્યું છે બુરેવી હવાના દળવા દબાણના સ્વરૂપમાં ફેરવતા પવનની ગતિ ધીમી પડી છે અને મિલકતને નુકસાનના અહેવાલ નથી દરમ્યાન બ્રેરવી હળવા દબાણ સ્વરૂપે આજે દેશમાં કેરળમાં પ્રવેશ કરશે કેરળ સરકારે બુરેવીના માર્ગમાં આપનાર પાંચ જિલ્લાઓમાં આજે રજા જાહેર કરી છે તિરૂઅનંતપુરમ્ વિમાનમથક આજે સવારના દસ થી પાંચ વાગ્યા સુધી બંધ રખાશે

વધુ સમાયાર કોરોના અંગેના આ સંદેશ બાદ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે બંન્ને પક્ષો યોગ્ય સમયે કમાન્ડર સ્તરની વાતચીત યોજવા સંમત થયા છે તેમણે કહ્યું કે સરહદે શાંતિ જાળવવા બંન્ને પક્ષો એ દ્રિપક્ષીય સમજૂતીઓનું પાલન કરવું પડશે તે બાબતે સહમતી સધાઈ છે શ્રી વાસ્તવે કહ્યું કે સરહદે કોઈપણ બાબતે એકપક્ષીય નિર્ણય લેવાવો જોઈએ નહીં એ અંગે પણ સહમતી સઘાઈ હતી

છોકરીઓમાં શિક્ષણના પ્રચાર પ્રસાર ઉપરાંત ભારતમાં ક્વીક રિસ્પોન્સ કોડેડ પાઠ્ય પુસ્તકના આગવા પ્રયોગ માટે શ્રી દિસાલેને આ પુરસ્કાર અપાશે

તેમણે કહ્યું કે રમતગમત મંત્રાલય તેજસ્વી પેરાએથ્લેટોને મદદરૂપ થવામાં કોઈ કચાશ રાખતું નથી શ્રી રીજીજૂએ બધી જ રાજ્ય સરકારોને પોતાના રાજ્યોના પેરા એથ્લેટોને શક્ય તમામ રીતે મદદરૂપ થવાની અપીલ કરી હતી

ટ઼વેન્ટી ટ઼વેન્ટી શ્રેણીની બીજી મેય આ મહિનાની છ ડિસેમ્બરે અને ત્રીજી મેય આઠ ડિસેમ્બરે સિડનીમાં રમાશે ઓસ્ટ્રેલિયા ત્રણ વન ડે મેચોની શ્રેણી પહેલાથી જ જીતી યૂકી છે ભારતે બુધવારે રમાયેલી અંતિમ વન ડે મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને તેર રનથી હરાવ્યું હતું

બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે મ્રંબઈના મેયર કિશોરી પેડનેકરે એક જાહેર સંદેશમાં લોકોને પોસ્ટકાર્ડ લખીને શ્રધ્ધાંજલિ આપવા વિનંતી કરી છે

તેમણે કહ્યું હતુંકે લોકોએ બંન્ને તેટલા વધારે પોસ્ટકાર્ડ લખીને સમાધિ સ્થળે મોકલાવે પોસ્ટકાર્ડ પર સરનામું ચૈત્યભૂમિ દાદર મુંબઈ સરળ રીતે લખવાનું રહેશે દર વર્ષે છ ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસ તરીકે મનાવાતી પુસ્યતિથિ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો દાદર સ્થિત સમાધિ સ્થળે બાબાસાહેબને અંજલી આપવા આવે છે